અગાઉ ગૃહ મંત્રી અમિત શાહે વિરોધપક્ષના હોબાળા વચ્ચે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું પસંદ કરેલી કેટેગરીમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને મુક્તિ આપવા માટે હાલના કાયદામાં સુધારો કરવાનો છે

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બિલને સંસદના બંને ગૃહોથી મંજૂરી મળશે

આજે બોકારોમાં એક જાહેર સભામાં પ્રધાનમંત્રીએ આ વાત કરી હતી તેમણે કહ્યું કે જો મતદારો ભાજપને ફરીથી સત્તામાં લાવશે તો આદિવાસી લોકોને રાજ્યના સંસાધનોનો લાભ મળશે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ક્વારેય સુધરી શકતા નથી અને તેઓ કોઈ પણ રીતે સત્તા પ્રાપ્ત કરવા માગે છે

હજારીબાગ જિલ્લાના બડકાગાંવ ખાતે આજે જાહેર સભાને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગઠિત સરકાર કોંગ્રેસ શાસિત છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી લોકોને આપવામાં આવતા વળતર જેટલુજ વળતર આપશે તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારની ખોટી નીતિઓને કારણે ઝારખંડમાં બેરોજગારી ઘણી વધારે છે તેમણે વચન આપ્યું હતું કે રોજગારની તકોમાં વધારો થશે અને સરકારી ક્ષેત્રની તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે

રાહલ ગાંધીએ વચન આપ્યું હતું કે પેન્શનથી વંચિત કર્મચારીઓને લાભ આપવામાં આવશે અને આંગણવાડી કાર્યકરોના હિતોનું રક્ષણ કરવામાં આવશે શ્રી ગાંધીએ રાંચીમાં જાહેરસભા સંબોધતાં હીંસાનો ભોગ બનતી મહિલાઓ અંગે ચિંતા દર્શાવી અને કહ્યું કે ભાજપ સલામતી પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે તેમણે જળ જંગલ અને જમીનનો લોકોનો અધિકાર સુરક્ષીત રખાશે

કોંગ્રેસે બે બેઠકો જીતી છે છેલ્લા અહેવાલ મુજબ એક બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ હતા

તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને તથા પક્ષના મહામંત્રી કે સી વેણુગોપાલને રાજીનામું મોકલી આપ્યું છે શ્રી ચિદ્વારમૈયાહે કહ્યું કે ગેરલાયક ઠરેલા ધારાસભ્યોને લોકો પાઠ ભણાવશે એવી અપેક્ષા ખોટી પડી છે

ગેરલાયક ઠરેલા પૈકી બે ને બાદ કરતાં તમામ ધારાસભ્યો ફરીથી ચૂંટાયા છે

સભાપતિ વૈંકેયાહ નાયડએ તેને કમનસીબ બનાવ ગણાવ્યો અને ઇજાગ્રસ્ત ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ વ્યકત કરી તેમણે આગ લાગેલી ઇમારતમાં અપૂરતી સલામતિની બાબતની ટીકા કરી ગૃહમાં બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું શુન્યકાળમાં ભાજપના વિજય ગોયલે કહ્યું કે ઉપહાર સિનેમા કાંડ પચી પણ આપણે કોઇ પાઠ ભાસ્થા નથી આગ સામે સલામતિનાં પગલાં સિવાય ઘણી બધી ગેરકાનૂની ઇમારતો છે આમ આદમી પાર્ટીના સંજયસિંહે પણ મૃત્યુ અંગે ચિંતા દર્શાવી સામ્યવાદી પક્ષના વિનય વિશ્વમે પણ અફસોસ વ્યકત કર્યો

તેમણે પ્રાદેશિક સલામતિના મુદ્દે ચર્ચા કરી હતી ભારત ઓસ્રેહેલિયા સચિવ સ્તરની ટુ પ્લસ ટુ બેઠક આજે નવી દીલ્ફીમાં મળી હતી સંરક્ષણ સચિવ ડોકટર અજયકુમાર અને વિદેશ સચિવ વિજય ગોખલેએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું

આ અગાઉ તેમની વચ્ચે દ્વિપક્ષી બેઠક યોજાઇ હતી

ચર્ચા બાદ ગુહમંત્રીશ્રી અમીત શાહે જવાબ આપતાં જણાવ્યું કે આ સુધારા રાજયોની સત્તામાં કાપ માટે નથી શસ્ત્રો એ કેન્દ્રનો વિષય છે અને રાજ્યોને મર્યાદીત સત્તાઓ છે તેમણે કહ્યું કે રમતગમતમાં નિશાનેબાજી કે ધર્નુવિદ્યામાં આ નિયંત્રણથી ચિંતા કરવાની જરૂર નથી

ભાજપના રાજયવર્ધન રાઠૌરે જણાવ્યું કે વારસામાં મળેલાં શસ્ત્રોને નિષ્ક્રિય શસ્ત્રો તરીકે મંજૂરી મળવી જોઇએ

આ નિર્ણય આજે કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા રાજ્યના કાયદા મંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓ સાથે થતા ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે

આ ઉપરાંત અન્ય કર્મચારીઓની જગ્યાઓ પણ રહેશે

દરમિયાન આજે સવારે ધુમ્મસ છવાયેલું રહ્યું